પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થતાં ગુજરાતી નવા વર્ષ નિમિતે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે શ્રી મોદીએ ટ્વીટ સંદેશામાં નવું વર્ષ લોકોની આકાંક્ષાઓ પૂરી કરશે તેવી આશા વ્યક્ત કરી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશ અને વિદેશમાં રહેતા ગુજરાતી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે તેમના ટ્વીટ સંદેશામાં તેમક્ષે કહ્યું કે ગુજરાતી પરિવારોમાં નવું વર્ષ ઉમંગ શાંતિ અને ખુશીઓ લાવશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજયના નાગરિકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે

સવારથી એકતરફ દેવમંદિરોમા દર્શન માટે તો બીજી તરફ લોકોએ એક બીજાને ઘેર જઈ શુભેચ્છા આપવા જતાં માર્ગો પર ભીડ જોવા મળી રહી છે શહેરોનો વ્યાપ વધતા હવે વાહનો દ્વારા મોડે સુધી લોકો સાલ મુબારકની આપ લે કરે છે ભુજ અને અન્ય સ્થળોએ મંદિરોમાં અન્નકૂટ દર્શન માટે પણ ભાવીકોનો ધસારો જોવા મળયો હતો

લોકોએ તેના દર્શનનો લ્હાવો લીધો હતો

ત્યારે આ મીની વેકેશન અને બાળકોને શાળાઓમાં યાલી રહેલા દિવાળી વેકેશનને લીધે કચ્છના પ્રવાસધામો લોકોથી ઉભરાય છે કચ્છમાં પ્રવાસનક્ષેત્રના વિકાસનો વ્યાપ વધતા પાછલા કેટલાક વર્ષોથી દિવાળી અને તે બાદના વેકેશનના બાકી રહેતા રજાના દિવસોમાં દેશના અલગ અલગ ભાગોમાંથી પ્રવાસીઓના આવાગમનમા નોંધપાત્ર વધારો જોવા મળે છે

સૌરાષ્ટ્ર કચ્છમાં ફસ્તકલાની સાથે ફજારો કલાકારોની આજીવિકા પણ જોડાયેલી છે આ કલાઓનાં સર્વાંગી વિકાસની સાથે ફસ્તકલાને વધુને વધુ પ્રોત્સાફન મળે તે માટે કેન્દ્ર સરકારના એકક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ઓફ હેન્ઠીકાફટનાં અધિકારીઓ અને રાજકોટ જિલ્લાના વિવિધ સબંધિત વિભાગોના અધિકારીઓ તથા ફસ્તકલાની વિવિધ સ્વૈછિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સા થે સેમિનારમાં સૌરાષ્ટ્ર કચ્છની દેશ દુનિયામાં જાણીતી હસ્તકલાઓના વિકાસ અને પ્રોત્સાફન બાબતોની વિસ્તૃ ત યર્યા વિચારણા કલેક્ટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને કરાઇ હતી

આ વાવાઝોડ઼ ઓમાન તરફ આગળ વધે તેવી સંભાવના છે

દરમ્યાન વાવાઝોડાને પગલે દ્રારકા નજીકના અરબી સમુદ્રમાં ભારે પવન અને ભયજનક મોજા ઉછબ્યા હતા